મુખ્યમત્રી રૂપાણીએ જણાવ્યું કે જા વાહન ચાલક લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજા ડિજીટલ ફોર્મમાં એટલે કે મોબાઇલ ફોનમાં સેવ કરી સંગ્રહ કર્યો હશે અને સંબંધિત અધિકારી માંગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે

જે મુજબ વાહનચાલક પાસે લાયસન્સ વીમો પીયુસી આર સી

નિયમમાં વાહનચાલક અને પાછળ બેસનાર બંને માટે એક જ ગુનો ગણાશે પૂરઝડપે વાહન ચલાવનાર ટુ અને થ્રી વ્હીલરને પ્રથમ વખત પંદરસો રૂપિયા અને બીજી વખત બે હજાર રૂપિયાનો દંડ થશે ઉપરાંત લાઇટ મોટર વ્હીકલ જેવા કે કાર ટેક્સી સહિતના વાહન પૂરઝડપે જતા હશે તો તેમને પ્રથમ વખત બે હજાર રૂપિયા અને બીજી વખત ત્રણ હજાર રૂપિયાનો દંડ થશે આ ઉપરાંત કેટલાક ટ્રાફિકના નિયમોને તોડવા પર પણ દંડની રકમ જાહેર કરાઇ છે

નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રસ્તા આરોગ્ય સહિત વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિભાઇ પટેલે જણાવ્યું કે શહેરોની સુવિધાઓ જેવી જ આંતરમાળખાકીય સુવિધાઓ રાજ્યના તમામ વિસ્તારોને મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી પ્રયાસો કરી રહી છે

વરસાદ મનોરમા મોહંતી અમદાવાદ સહિત રાજ્યમાં ફજુ વરસાદી સીસ્ટમ સક્રિય થતાં આગામી બે ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ આકાશવાણી સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું

વરસાદ

ગઇકાલે કતલની રાત યવમે આશૂરા તરીકે મનાવવામાં આવી હતી આજે સવારથી જ રાજ્યભરમાં તાજિયાના જુલુસ નીકબ્યા હતા

કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો મોડી સાંજે કરણજ નદીમાં તાજિયાને ઠંડા કરાયા હતા

સ્વાગત સર્કલથી ડાંગી નૃત્યના સથવારે સહેલાણીઓ મન મૂકીને આદિવાસી નૃત્યની રમઝટ માણી હતી